વિધાનસભા ચૂંટણી પછી સર્જાયેલી રાજકીય સ્થિતિ નજરે ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો માટેના ઉમેદવારો જાહેર કર્યા છે કેન્દ્રીય રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા આજે ઉમેદવારી નોંધાવશે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડશે કોંગ્રેસે ગુજરાતમાં તેના બે ઉમેદવારો નામ જાહેર કર્યા છે જેમાં પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારાણ રાઠવા અને મહીલા અગ્રણી અમીબેન યાજ્ઞિકનો સમાવેશ થાય છે

ગઈકાલે માંડવી નજીક પાંજરાપોળ ગૌશાળા ખાતે વિવિધલક્ષી યોજનાઓના લોકાર્પણ પ્રસંગે તેમણે સંચાલકોની સેવા ભાવના બિરદાવી હતી

દાતાઓનું સન્માન કરાયું હતું પાંજરાપોળ ખાતે વાતાનુકુલીત ખંડ કામધેનુ ખંડ રસોઈઘર વિગેરેની લોકાર્પણવિધી થઈ હતી રાજ્યમંત્રી વાસણભાઈ આહિર માજી ધારાસભ્ય તારાચંદભાઈ છેડા વગેરે પ્રવચનો કર્યા હતા ચંદ્રવદન પટ્ટણી બોર્ડ પરીક્ષા પ્રારંભ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓનો આજથી આરંભ થાય છે

જિલ્લામાં ભુજ અને ગાંધીધામમાં પાંચ ઝોન નિયત કરાયા છે

ગઈકાલે માંડવીના ધારાસભ્યના કાર્યાલયના ઉદઘાટન ટાંકણે તેમણે કોંગ્રેસ છોડી ભાજપમં જોડાવા જાહેરાતકરી હતી

ચંદ્રવદન પટ્ટણી અકસ્માત રાપર તાલુકાના આડેસર નજીક ટ્રક અને ખાનગી કારની ટક્કરમાં બે પુરૂષ અને એક મહિલા સહિત ત્રણ જણાના મોત નીપજ્યા હતા આ પ્રસંગે મળતી વિગત મુજબ રસ્તા પર બંધ હાલતમાં ઉભેલી ટ્રક સાથે કાર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી એક બાળકને સાવરાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ છે

નાના કંપનો પણ નોંધાયાહતા

દિવ્સે ગરમી અને વહેલીસવારે શિયાળા જેવી ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે